વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પૂસ દીવનો પ્રથમ શૈક્ષણિક સત્રનું ઉદ્દઘાટન કમલેશ્વર સ્કુલનો શિલાન્યાસ હેરીટેજ વોક વે તથા શાકભાજી માંકેટના આધુ નિકરણ અને દિવ જિલ્લાના ઘન કચરા વ્યવસ્થાપન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા શ્રી કોવિંદે કહ્યું કેદોદરાનગર ફવેલી દ્દીવદમણે નાનો દ્વીપ હોવા છતાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાનમેળવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતથી આફીકા તથા ખાડી દેશોમાં જતા મોટા ભાગના જ્યાજો દીવ થઇ જાય છે

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથાદૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરશે

જખૌના દરિયામાં ઈન્ટરસેપટર કાફટ દ્રારા નિયમિત દેખરેખ આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજ્યમાં દરિયા કાંઠાનાં વિસ્તારોમાં માદક દ્રવ્યોનો જથ્થી પકડવામાં સંકળાયેલી મુખ્ય એજન્સીઆઈજી જી

જખૌ વિસ્તારમાંથીઆ અગાઉ પણ વિવિધ સુરક્ષા ચૈજન્સીઓ દ્વારા માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં માત્ર ઓઈ સી જી દ્રૌરા જે ત્રણ કરોડની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડચો હતો

જેને કારણે પ્રવાસીઓ પ્રવાસ માટે જતા ખચકાતા હોય છે પરંતુ નાતાલ અને શનિરવિ ત્રિદિવસીય રજાનો સુમેળ હોવાથી લાંબા સમયથી સુના રહેલા કચ્છના ધાર્મિક તેમજ ઐતિહાસિક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને નોંધપાત્ર ધસારો જોવા મળી રહ્યો છે આ પ્રવાસીઓને કારણે સ્થાનિક બજારોમાં ચહલ પહલ વધતા વેપારીઓના ચેહરા પર પણ સ્મિત રેલાયુ હતું ખાસ કરીને જિલ્લામાં આવેલા ટેન્ટ સીટી સફેદ રણ અને અન્ય ફરવા લાયક સ્થળોએ પ્રવાસીઓને ફરવા માટે વિશાળ જગ્યા હોવાને કારણે સામાજીક અંતર જળવાઈ રહે છે અને કોરોના સંક્રમણની સ્થિતિ કાબુ માં રહે છે ત્યારે અહીયા આવતા પ્રવાસીઓ માને છે કે કચ્છમાં આવ્યા બાદ તમામ નિયમોનું પાલન થતું હોવાથી અહીંથા આવીને ખરા અર્થમાં પ્રવાસની મજા માણી શક્યા છે